કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની સામે કરાયેલા બદનક્ષીના કેસમાં આજે અમદાવાદની મેટ્રો અદાલતમાં ઉપસ્થિત રહેવાના છે અમદાવાદ જિલ્લા સહકારી બેંક એડીસી બેંકના અધ્યક્ષ અજય પટેલે શ્રી રાહુલ ગાંધીએ રદ કરાયેલી ચલણી નોટો બેંકમાં જમા કરવા બાબતે કરેલા નિવેદનો અને સોશિયલ મીડિયા ઉપર મુકેલી પોસ્ટના સંદર્ભે તેમની સામે બદનક્ષીનો કેસ કર્યો છે

આ કેસમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને પણ આરોપી ગણવામાં આવ્યા છે ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની અદાલતે સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમાં લઈ અવલોકન કર્યું હતું કે પ્રથમ નજરે આ બદનક્ષીનો કેસ બને છે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે ગુજરાતની બીજી અદાલતોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીના બીજા બે કેસ પણ દાખલ કરાયા છે

કેસની કાર્યવાહી સંદર્ભમાં રાહુલ ગાંધીએ એડવોકેટ સાથે ચર્ચા કરી હતી રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે અને છૂટાછવાયાં ઝાપટાં સિવાય ખાસ વરસાદ થવાના અહેવાલ નથી તેના કારણે વાતાવરણમાં ભારે બફારો અનુભવાઇ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગેની કોઇ આગાહી નથી

જળ શક્તિ અભિયાન માટેના નોડલ ઓફિસર એવા કેન્દ્રમાં સંયુક્ત સચિવ રીનાસિંહ પુરી પાટણની મુલાકાતે આવ્યા છે અને જિલ્લામાં વર્ષાજળ સંચય માટે ચાલી રહેલી કામગીરી અને ભાવી આયોજનની સમીક્ષા કરી હતી પાટણ જિલ્લાના ખેડૂતો વરસાદનું પાણી કૂવા તળાવ તરફ વાળવા માટે જે પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરે છે તેનાથી પણ સંયુક્ત સચિવ પૂરી વાકેફ થયા હતા

પાટણના પિતાંબર તળાવ ઉપરાંત સબોસણ તથા હાંસાપુર ગામોની મુલાકાત પણ તેમણે લીધી હતી અને ગ્રામવાસીઓ સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે નદી પટમાંથી થતી રેતીની ગેરકાયદેસર ચોરી અટકાવવા કાયદેસર કાર્યવાહી કરાશે વિધાનસભામાં ધારીના ધારાસભ્ય જે

કાકડીયાના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કાયદેસર રીતે હરાજી થાય તે માટેનાં પ્રયત્નો ચાલે છે અને આ અંગે વડી અદાલતમાં રજુઆત પણ કરી છે પર્યાવરણની દેષ્ટિએ સંવેદનશીલ જાહેર કરાયેલા ઇકો સેન્સીટીવ ઝોનમાં રેતીકામ પરનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે સરકાર દ્વારા રેતી ખોદકામ માટે નિર્ધારીત વિસ્તારમાં મંજુરી અપાશે આ તબક્કે વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ શેત્રંજી નદીના પટને ઇકો સેન્સીટીવ ઝોનમાંથી મુક્તી આપવા રજુઆત કરી હતી પ્રશ્નોતરી દરમિયાન શ્રી ધાનાણીએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાંથી રેતી કાઢવા માટે લીઝ આપવામાં આવી છે આ રેતી સૌરાષ્ટ્રમાં સસ્તાભાવે પૂરી પાઠવામાં આવે છે

આ ઉપરાંત રેતીના ટ્રેકટરની કિંમતમાં દસ ગણો વધારો થયો છે જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયેલા વીર જવાન દિલીપસિંહ ડોડીયાના પાર્થિવ દેહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના વલ્લભપુર નજીક કાનપર ગામે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી આ પ્રસંગે કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા ગઇકાલે રાત્રે સદગતના પાર્થિવ દેહને અમદાવાદ વિમાન મથકે લાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન હાજર રહ્યા હતા અને પાર્થિવ દેહને અપનાવ્યો હતો

ભરૂચ જિલ્લામાં નર્મદા કિનારે આવેલા ભાડભૂત ખાતે માછીમારો દ્વારા લોકમાતા નર્મદાને ચૂંદડી અર્પણ કરવા સાથે દૂધનો અભિષેક આજે કરાયો હતો દેવપોઢી અગિયારસે વહાણવટી માતાજીના મંદિરમાં પણ પૂજા કિર્તન માછીમાર સમાજની બહેનો દ્વારા કરાય છે

એસ ટી માં વેપારીને મળવાપાત્ર રિફંડનું ચેકથી ચુકવણું કરવાને બદલે ઇસીએસથી ચુકવણું કરવાની વેપારીઓએ માંગ કરી છે

એસ ટી ગ્રિવન્સ સેલની બેઠકમાં વેપારીઓએ રાજ્યવેરા કમિશનર મહેસાણા ઝોન સમક્ષ આ અંગે રજુઆત કરી હતી જુની પદ્ધતિના મેન્યુઅલ ચેક બેંકમાં કિલયરન્સ કરાવવામાં મુશ્કેલી સર્જાતી હોઇ ઇ વી એમ સિસ્ટમથી રીફંડ ચુકવવા સેલટેક્ષ બાર એસોસીયનના સદસ્યોએ રજુઆત કરી હતી રાજ્યવેરા કમિશનર મહેસાણા ઝોનના કે ડી

બીજા પ્રશ્નો વડી કચેરીએ મોકલી આપવાની ખાતરી આપી હતી